સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે

આરતી ભદ્દ માતાના મઢ કચ્છના પ્રખ્યાત યાત્રાધામ માતાના મઢ આશાપુરા માતાજીના મંદિર ખાતે ગઈકાલે ઘટ સ્થાપન સાથે અશ્વિન નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે પરંતુ હાલના કોરોના મહામારીના સંજોગોમાં ઇતિહાસમાં પ્રથમ વખત માતાજીના મંદિરને નવરાત્રીના સમય દરમિયાન દર્શન માટે બંધ કરાયું છે અને માઈ ભક્તો અને સંઘોની દુર દુરથી આવતા પદયાત્રીઓની પદયાત્રા બંધ હોતા સમગ્ર પરિસર સુમસામ લાગે છે મંદિરમાં માત્ર નવરાત્રીના કાર્યક્રમો મર્યાદિત રીતે યોજાશે

આરતી ભદ્દ ગોલ્ડ મેડલ જાહેર ઇન્જિયન રેડ ક્રીસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ બદલ દેશની શ્રેષ્ઠ શાખા જાહેર થવા સાથે રાજ્ય શાખાના ચેરમેન ગાંધીધામ સ્થિત ડોક્ટર ભાવેશ આચાર્યને રાષ્ટ્ર કક્ષાએ શ્રેષ્ઠ કાર્યકર તરીકેનો ગોલ્ડ મેડલ જાહેર થયો છે તે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે